ડી

આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય પરિષદનું અમેરિકા ભારત વાણિજ્ય પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડની સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારીને કેવી રીતે આકાર આપી શકે છે તે અંગે વિયારો રજૂ કરાશે ઓનલાઈન પરિષદમાં બંને દેશોના ભાવિ સંબંધ સહિતના ક્ષેત્રો પર ચર્ચા કરાશે તેમાં સરકારના નીતિ નિર્માતાઓ રાજ્ય કક્ષાના અધિકારીઓ અને વ્યવસાય અને સમાજના નેતાઓની હાજરી નોધપાત્ર બનશે મુખ્ય વક્તાઓમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અમેરિકના વિદેશ મંત્રી માઇક પોમ્પીયો વર્જિનિયાના સાંસદ અને ઈન્ડિયા કોકસના સહ અધ્યક્ષ શ્રી માર્ક વર્નર રાષ્ટ્રસંઘમાં અમેરિકાના પૂર્વ રાજદ્રત નિક્કી હેલી પણ છે મણિપુર પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મણિપુર પાણી પુરવઠા યોજનાનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમૂહર્ત કરશે આ કાર્યક્રમમાં મણિપુરના પાટનગર ઇમ્ફાલથી રાજ્યપાલ મુખ્યમંત્રી અને તેમના સાથી મંત્રીઓ સાંસદો ધારાસભ્યો વગેરે પણ જોડાશે

સરકાર પીવાલાયક શુદ્ધ પાણી વિશે લોકોને જાગ્રત કરવાના આશયથી પાણી માટે લોક આંદોલન ઊભું કરવા ઇચ્છે છે

કાકરાપાર કાકરાપાર અણુ વિદ્યુત મથકના ત્રીજા પ્લાન્ટે મહત્વનો તબક્કો પસાર કરી લેતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્લાન્ટના અણુ વિજ્ઞાનીઓને અભિનંદન પાઠવ્યા છે

ભવિષ્યની અનેક સિદ્ધિઓ માટે આ સિદ્ધિ નવી કેડી કંડારશે

આ ઉપરાંત લદાખ ફરિયાણા તેલંગણા અને આંદામાન નિકોબાર ટોચ પર છે

એપી સ્કૂલ આંધ્રપ્રદેશ સરકારે રાજ્યની તમામ શાળાઓ આગામી પાંચ સપ્ટેમ્બરથી ફરી ખોલવાનું નક્કી કર્યું છે જોકે આખરી નિર્ણય નિર્ધારિત તારીખ પહેલાંની પરિસ્થિતિના આધારે લેવાશે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ શિક્ષણ અંગેની સમીક્ષા બેઠક પછી શિક્ષણમંત્રી એ સુરેશે પત્રકારોને જણાવ્યું હતું કે શાળાઓ જ્યાં સુધી ફરીથી ન ખૂલે ત્યાં સુધી મધ્યાહન ભોજનના બદલામાં વિદ્યાર્થીઓને તેમના ઘરે સૂકું રાશન પહોંચતું કરવામાં આવશે

દિલ્હી વિમાન મથકના જણાવ્યા અનુસાર સરકારની માર્ગદર્શક સૂચનાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી આંતરરાષ્ટ્રીય વિમાન દ્વારા દિલ્હી વિમાનઘરે ઉતરનારા તમામ મુસાફરોની ફરજિયાત પ્રાથમિક આરોગ્ય તપાસ કરાશે દિલ્હીથી અન્ય રાજ્યોમાં જનારા હવાઈ મુસાફરોના આરોગ્યની તપાસ પણ જે તે રાજ્યના આરોગ્ય અધિકારીઓ દ્વારા દિલ્ફી વિમાન ઘરે જ કરાશે સામાજિક સુરક્ષા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર અસંગઠીત ક્ષેત્રમાં કાર્યરત કારીગરોને ઇએસઆઇસી અને ભવિષ્ય નિધિના લાભો મળી રહે તેવી યોજના બનાવવા માટે રાજય સરકારો સાથે મળીને કામ કરી રહી છે

આઈઆઈટી જોધપુર અને ટ્રીપલ આઈટી નાગપુર સાથે મળીને આ ઉપકરણ સ્વદેશમાં જ વિકસાવવામાં આવ્યું છે કાંડા પર ઘડિયાળના પદ્દાની જેમ બાંધી શકાતું આ ઉપકરણ નાગપુર એઇમ્સના મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર પ્રથમેશ કાંબલી દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે કાંડા પર બાંઘેલા ઉપકરણવાળા દર્દીના શરીરનું તાપમાન નાડીના ધબકારા શ્વાસોચ્છવાસની ઝડપથી દર્દીના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વગેરે માહિતીની સાથે દર્દી જો ક્યાં દૂર જાય તો તરત જ દેખરેખ કચેરીને જાણ કરે છે

તેમણે જણાવ્યું હતું કે આ બંનેપરીક્ષાઓની તારીખો એક સરખી ના આવે તે જોવાની અનેક વિદ્યાર્થીઓએ વિનંતી કરી છે અને તેના પર હાલ વિયારણા યાલી રહી છે

એનડીએની પરીક્ષા આગામીછઠ્ઠી ડિસેમ્બરે લેવાવાની છે જ્યારે કોરોનાના કારણે જેઈઈ મેઇન પરીક્ષા પણ પાછળઠેલાઈ રહી છે ઉત્તરાખંડ વરસાદ ઉત્તરાખંડમાં ભારે વરસાદ પછી જમીન ધસી પડવાના કારણો અનેક મુખ્ય રસ્તા બંધ થઈ ગયા છે ને અંતરિયાળ વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે દરમિયાન પીથોરાગઢ જિલ્લામાં ધરાશાયી થયેલાં મકાનોમાંથી બચાવ ટુકડીઓ એ ચાર શબ બહાર કાઢ્યાં છે હજી પણ ગુમ થયેલા અન્ય સાત જણની શોધખોળ યાલુ છે

અસમ પુર આસામમાં કેટલાંક વિસ્તારોમાં સતત ભારે વરસાદ વરસવાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે

બારપેટા ધુબરી ગ્વાલપાડા દક્ષિણ સલમારા મનકાવાર જિલ્લોઓ સૌથી વધારે પૂરથી અસરગ્રસ્ત બન્યા છે તો કેટલાંક વિસ્તારોમાં પૂરના પાણી મકાનોના ધાબા સુધી પહોંચી ગયા છે

અને વહીવટીતંત્ર તથા પૂરથી પ્રભાવિત લોકો સાથે વાતચીત કરી હતી